આજે વીડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી બંગાળની વિશ્વ ભારતી યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં તેઓ બોલી રહ્યા હતા

યુનિવર્સિટી જ્ઞાન અને કૌશલ્યની પરંપરા આગળ ધપાવે છે પ્રધાનમંત્રીએ વિદ્યાર્થીઓને વિવિધતામાં એકતા ટકાવવા પ્રથાસ કરવા કહ્યું હતું તેમણે રાષ્ટ્રની નવી શિક્ષણ નીતિને આત્મનિર્ભર ભારત તરફનું પગલું ગણવતા નવી શિક્ષણ નીતિ માટે આ મુજબ જણાવ્યું હતું

આ પ્રસંગે બંગાળના રાજ્યપાલ જગદીપ ધાનકર અને શિક્ષણમંત્રી રમેશ પોખરીયાલ નિશંક પણ ઉપસ્થિત રહ્યા હતા

કેરળ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી કેરળમાં ઉર્જા તથા શહેરી વિકાસ ક્ષેત્રનાં પ્રોજેકટોનો શિલાન્યાસ કરશે

સૂચીત નિયંત્રણ કેન્દ્રનું તાકીદની પરિસ્થિતીમાં વિવિધ એજન્સીઓ વચ્ચે સંકલન સા ધશે

પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી તિરૂઅનંતપૂરમ્ શહેરને પીવાનું પાણી પૂરૂ પાડવા માટેનાં અરૂવીક્કર ખાતેનાં વોટર ટ્રિટમેન્ટ પ્લાન્ટનું ઉદધાટન કરશે પુદુ ચેરી પુદુચેરીના લેફટન્ટ ગવર્નર તમીલસાઇ સુંદરરાજને મુખ્યમંત્રી નારાયણસામીને તેમની સરકારની બહ્મતી વિધાનસભામાં પુરવાર કરવાના નિર્દેશ આપ્યા છે

રાજભવનની યાદીમાં જણાવ્યું છે કે વિધાનસભાની સૂચિત બેઠકમાં વિશ્વાસનો મત એકમાત્ર એજન્ડા રહેશે વિશ્વાસના મતની કામગીરીની વીડિયો ગ્રાફી કરાશે

દરમિયાન પુદુચેરીના મુખ્યમંત્રી નારાયણસામીએ જણાવ્યું છે કે તેઓ સાથી પક્ષોના ધારાસભ્યો સાથે ચર્ચા વિચારણા કરશે

કોવિડ દેશમાં માત્ર એક મહિનામાં એક કરોડથી વધુ લોકોને કોવિડ રસી આપવામાં આવી છે જે એક રેકોર્ડ છે

દેશમાં સક્રિય કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે

ચીન ગલવાન ખીણ ચીને પ્રથમવાર કબુલ કર્યું છે કે ગયા વર્ષે જૂન મહિનામાં ગલવાન ખીણમાં ભારતની સેના સાથેની અથડામણમાં ચીનના પાંચ સૈનિકોના મોત નીપજ્યા હતા

અમારા બીજીંગના સંવાદદાતા જણાવે છે કે ભારતે આ અથડામણમાં વીરગતિ પામેલા વીસ સૈનિકોનું સન્માન કર્યું હતું જ્યારે ચીને તેના સૈનિકોના મૃત્યુ અંગે અત્યાર સુધી યૂપકીદી સેવી હતી

આ કાર્યક્રમની ચોથી આવૃતિ માર્ચ મહિનામાં યોજાશે આ વખતે કાર્યક્રમ વર્ચ્યુઅલ રીતે યોજાશે

પરીક્ષા પે ચર્ચા હેઠળ દર વર્ષે પ્રધાનમંત્રી પરીક્ષાના તણાવ સંબંધિત પ્રશ્નો અને વિદ્યાર્થીઓના સંબંધિત પ્રશ્નોના આકર્ષક શૈલીમાં જવાબ આપે છે

ઓસ્ટ્રેલિયન ઓપન ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ સ્પર્ધામાં પુરૂષોની ડબલ્સની આજે રમાયેલી સેમી ફાઇનલમાં રાજીવ રામ અને જો સેલીસબરીની જોડીએ જેમી મુરે અને બ્રુનો સોરાસની જોડીને પરાજ્ય આપીને સ્પર્ધાની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે

પુરૂષોની આજે રમાનારી સેમી ફાઇનલમાં સ્ટેફાનોસ સિતસીપોસ અને દાનીલ મેદવાદેન વચ્ચે મુકાબલો થશે એવી જ રીતે મહિલાઓની સિંગલ્સની આવતીકાલે રમાનારી ફાઇનલમાં જાપાનની નાઓમી ઓસાકા અને જેનીફર બ્રાડી વચ્ચે મુકાબલો થશે કાશ્મીર એનકાઉન્ટર કાશ્મીરના શોપિયાન જિલ્લાના બડગામ વિસ્તારમાં સલામતી દળોની કાર્યવાહીમાં ત્રણ આતંકવાદીઓ ઠાર થયા છે પોલીસ પ્રવક્તાના જણાવ્યા મુજબ પોલીસ તથા સેનાના જવાનોએ ચોક્કસ વિસ્તારને ઘેરી લઈને ગઈકાલે તપાસ અભિયાન હાથ ધરતાં આતંકવાદીઓ અને સલામતી દળોના જવાનો વચ્ચે અથડામણ શરૂ થઈ હતી ત્રણ આતંકવાદીઓ જ્યાં મૃત્યુ પામ્યા હતા તે સ્થળેથી શસ્ત્રો અને વિસ્ફોટકોના જથ્થા સાથે વાંધાજનક સાહિત્ય મળી આવ્યું હતું આજે સવારે બડગામમાં શરૂ થયેલી બીજી અથડામણમાં એક પોલીસ અધિકારી શહીદ થયા છે જ્યારે બીજા પોલીસ જવાનને ઇજા થઈ છે ક્વાડ દેશો ક્વાડ સંગઠનનાં વિદેશમંત્રીઓની ગઈકાલે યોજાયેલી બેઠકમાં નિયમ આધારીત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા સમુદ્રમાં જહાજ ચલવવાની સ્વતંત્રતાં તથા દેશોની એકતાં અને સાર્વભૌમત્વ જાળવી રાખવાની પ્રતિબધ્ધતા દોહરાવવામાં આવી છે ભારત અમેરીકા જાપાન તથા ઓસ્ટ્રેલીયાનાં વિદેશમંત્રીઓએ હિંદ પ્રશાંત વિસ્તારમાં મુક્ત રીતે જહાજ ચલાવાનાં જરૂરી પ્રોત્સાહન અને કાર્યવાહી અંગે પણ ચર્ચા કરી હતી બેઠકમાં સમગ્ર વિશ્વમાં થઈ રહેલાં પરિવર્તનો અંગે તથા આ પરિવર્તનો સમગ્ર માનવજાતિ માટે લાભ દાયક બનાવવા બાબતે પણ ચર્ચા થઈ હતીં

ભારત નેપાળ ભારત અને નેપાળ વચ્ચે ગઈકાલે નેપાળમાં છ માધ્યમિક શાળાઓ બાંધવા માટેનાં કરાર પર હસ્તાક્ષર થયાં આ કરાર ભારતીય રાજદૂતાવાસ અને નેપાળ પુનઃરચના સત્તામંડળ વચ્ચે થયા હતાં

આ છ શાળાઓમાંથી યાર શાળાઓ કાઠમાંડુ જિલ્લામાં જ્યારે બાકી બે શાળાઓ કાવરે જિલ્લામાં બાંધવામાં આવશે આ છ શાળાઓમાંથી એક શાળાનો શિલાન્યાસ સમારોહ ગઈકાલે કાઠમાડુંનાં થાલીમાં યોજાયો હતો ગોયલ ગ્રાહક કેન્દ્ર સરકાર ખેડૂતો પરપ્રાંતિય કામદારો અને ગ્રાહકોના કલ્યાણ માટે પ્રતિબધ્ધ છે ગ્રાહક બાબતોનાં મંત્રી પિયુષ ગોયલે ગઈકાલે ગ્રાહક બાબતો અંગેની એક વિડિયો કોન્ફરન્સને સંબોધતાં જણાવ્યું હતું કે આ કેન્દ્રીય બજેટમાં ખેડૂતો પરપ્રાંતિય શ્રમિકો તેમજ ગ્રાહકોને ખાસ પ્રધાન્ય આપ્યું છે તેમણે કહ્યું કે બજેટ સામાન્ય માનવીના જીવનને સ્પર્શે છે